ઇસ્ટર્ન ફેટ કોરીડોર પર આવેલા આ રેલમાર્ગ પર માલગાડીઓનું પરિવહન ખૂબ ઝડપી બનશે

આ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે રેલમાર્ગ કનેક્ટીવીટી દેશમાં અત્યંત મહત્વ ધરાવે છે જેમ શરીરમાં શીરા અને ધમની ધરાવે છે વધુમાં પ્રધાનમંત્રી શ્રી મોદીએ જણાવ્યું કે આ રેલમાર્ગથી કિસાન ટ્રેનને મદદ મળશે તેમજ આત્મનિર્ભર ભારતનું માધ્યમ બનશે પ્રધાનમંત્રી શ્રી મોદીએ આ પ્રસંગે કેન્દ્ર સરકારની વિવિધ માળખાગત વિકાસ પરિયોજનાઓનો પણ ઉલ્લેખ કર્યો હતો આ પ્રસંગે રેલ્વેમંત્રી પિયુષ ગોયલે જણાવ્યું કે આ રેલમાર્ગથી નવા રસ્તાઓ ખૂલશે ઉત્તરપ્રદેશના રાજ્યપાલ શ્રીમતી આનંદીબેન પટેલ વર્ચ્યુઅલ માધ્યમથી આ સમારોહમાં જોડાયા હતા ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આ પ્રસંગે જણાવ્યું કે રેલ્વેના નવા એકમોથી રાજ્યમાં સુક્ષ્મ લધુ અને મધ્યમ ઉદ્યોગોને મદદ મળશે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

વેંકૈયા નાયડુએ દેશના વૈજ્ઞાનિકો અને સંશોધનકારોને પ્રાચીન જ્ઞાન અને આધુનિક ટેકનોલોજી સાથે કામ કરી દેશને આગળ વધારવા હાંકલ કરી છે

ઉપરાષ્ટ્રપતિ શ્રી નાયડુએ આ પ્રસંગે દેશના વૈજ્ઞાનિક સમુદાયને આત્મનિર્ભર ભારતમાં યોગદાન આપવા જણાવ્યું

તેમણે જણાવ્યું કે વિજ્ઞાન વિશે જાગૃતિ ફેલાવવાનું આ મહત્વપૂર્ણ પગલું છે

ખેડૂત વાતચીત કેન્દ્ર સરકારે નવી કૃષિધારાઓનો વિરોધ કરતા ખેડૂત સંગઠનોને આવતીકાલે વાતચીત કરવા માટે આમંત્રિત કર્યા છે કેન્દ્ર સરકાર અને ખેડૂત સંગઠનો વચ્ચે આવતીકાલે યોજાનાર આ છઠ્ઠા તબક્કાની વાતચીત હશે

બેઠકમાં કૃષિ કાયદા ઉપરાંત લધુત્તમ ટેકાના ભાવ તેમજ વાયુ ગુણવતા અને વિજળીથી જોડાયેલા કાયદાઓ પર ચર્ચા થશે

મંત્રાલયે જણાવ્યું કે રસીકરણ અભ્યાસનો હેતુ રસીકરણના પડકારોને ઓળખવા અને યોજનામાં જરૂરી ફેરફારો કરવા માટે છે આરોગ્ય મંત્રાલયે કહ્યુ છે કે વહીવટીતંત્ર દ્વારા જુદાજદા કામો માટે ખાસ ટુકડીઓની રચના કરવામાં આવી છે લાભાર્થીઓની સંખ્યા રસીનું વિતરણ અને રસીકરણ કર્મચારીઓ અને જે લોકોને રસી આપવાની છે તેઓ વચ્ચે સંપર્ક જળવાય રહે તે માટે અભ્યાસ કરવામાં આવ્યો છે

સરકારે ડુંગળીની કિંમત વધવાને કારણે સપ્ટેમ્બરમાં તેના નિકાસ પર પ્રતિબંધ લગાવ્યો હતો વિજ્ઞાનમંત્રી હર્ષવર્ધન કેન્દ્રિય પૃથ્વી વિજ્ઞાનમંત્રી ડોક્ટર હર્ષવર્ધને આજે લેહમાં ઉંચા ક્ષેત્રમાં બનેલા હવામાન મથકનું વર્ચ્યુઅલ માધ્યમથી લોકાર્પણ કર્યું લેહનું આ નવું કેન્દ્ર અરૂણાચલ પ્રદેશના ઇટાનગરમાં સ્થિત હવામાન કેન્દ્ર પછીનું સૌથી વધુ ઉંચાઇએ બનાવવામાં આવેલ છે જેની ઉંચાઇ દરિયાઇ સપાટીથી ત્રણ હજાર પાંચસો મીટરે છે આ લોકાર્પણ કાર્યક્રમ લદ્દાખના સાંસદ પૃથ્વી વિજ્ઞાન સચિવ ભારતીય હવામાન વિભાગના મહાનિયામક સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા

મંત્રી શ્રી ગેહલોતે એમ પણ જણાવ્યું કે આ નાણાં વિદ્યાર્થીઓના બેન્ક ખાતામાં સીધા જમા થશે

તેમણે કહ્યું કે શિક્ષણ નીતિના વિકાસના સંબંધમાં દેશની જરૂરિયાતો તેમજ કેન્દ્રશાસિત પ્રદેશોની જરૂરિયાતો પૂરી કરવામાં આવશે તેમણે સમિતિના સભ્યોને તેમની શૈક્ષણિક કુશળતા અને અન્ય ઉપલબ્ધ સંસાધનોનો ઉપયોગ કરવા આગ્રહ કર્યો હતો બેઠકમાં કેન્દ્રશાસિત પ્રદેશની અનેક યુનિવર્સિટીઓના કુલપતિઓ કોલેજોના આચાર્યો શિક્ષણવિદો અને શિક્ષણ વિભાગના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા

તેમણે આજે કહ્યું હતું કે તેઓ ન તો રાજકારણમાં પ્રવેશ કરશે અને ન કોઈ પક્ષ બનાવશે રજનીકાંતે કહ્યું કે જો તેઓ રાજકારણમાં આવે છે તો તેમનો ટેકો આપનારાઓને વધુ માનસિક અને આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે રજનીકાંતને રવિવારે હૈદરાબાદની એક હોસ્પિટલમાં બ્લડ પ્રેશરની સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે